તેજસ ટ્રેનનો આ દેશનો બીજો રૂટ છે

ટ્રેન બંન્ને દિશાઓમાં નડિયાદ વડોદરા ભરૂચ સુરત વાપી તથા બોરીવલી સ્ટેશનો ખાતે થોભશે આ ટ્રેનમાં એસી ચેર કાર એક્ઝીક્વુટીવ ક્લાસ તથા એસી કાર કોય રહેશે પ્રવાસીઓ ને ભોજન ચા કોફી અને પીવાનું પાણી પૂરું પાડવા ઉપરાંત આ ટ્રેનમાં એવી અનેક સુવિધા પ્રવાસીઓ ને અપાઈ છે મુખ્યમંત્રી અને રેલ્વે મંત્રી વચે બેઠક અમદાવાદ ખાતે રેલ્વે મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે આજે એક મહત્વની બેઠક યોજાઇ ગઈ જેમાં વડોદરાથી કેવડીયા વચે નવી રેલ્વે લાઈન શરૂ કરવા સાથે કેવડીયા ખાતે ગ્રીન રેલ્વે સ્ટેશન બાંધવાની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી સમગ્ર દેશમાથી પ્રવાસીઓ રેલ્વે દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોચી શકે તેવું મહત્વાકાંક્ષી આયોજન રેલ્વે તંત્ર દ્વારા અગ્રતાના ધોરણે હાથ ધરાયું છે જેમ ગુજરાત સરકાર પણ ઝડપી સહયોગ આપી રહી છે આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપી હતી કે વડોદરા કેવડીયા નવી લાઇન નાંખવા માટેની જમીન સંપાદન પૂરું થઈ ગયું છે તેમણે ગુજરાતમાં ચાલતા ગેજ કન્વર્ઝન અને ગેજ ડબલિંગના કાર્યો સત્વરે પૂરા કરવાનો આગ્રહ રેલ્વે મંત્રી પિયુષ ગોયલને કર્યો હતો ગાંધીનગર રેલ્વે સ્ટેશન પરિસરમાં બંધાઈ રહેલી ફાઇવ સ્ટાર હોટેલ ની કાર્ય પ્રગતિની સમિક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી

રાજકોટ મેચ રાજકોટના ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય વનડે ડે નાઇટ ક્રિકેટ મેચ રમાઈ રહી છે ટોસ જીતીને ઓસ્રીમાલીયાએ ફિંલ્ડીંગ પસંદ કરી છે અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ક્રિકેટ રસિકોમાં ઉત્સાફનો ગરમાવો જોવા મળી રહ્યો છે ગઈકાલે ભારતીય અને ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા જ્યાં હોટેલમાં તેમનુ ગુજરાતની ઓળખ એવા રાસ ગરબા તેમજ ભારતની પરંપરા પ્રમાણે સ્વાગત કરાયું હતું

અને રજત ચંદ્રક જીતીને મહેસાણા અને ગુજરાતનું ગૌરવ વધાયુઁ છે તેના પિતા પશુપાલન અને ખેતીના વ્યવસાયથી પરિવારનો નિર્વાહ યલાવે છે તેમની દિકરીએ રાષ્ટ્રકક્ષાએ દોડ સ્પર્ધામાં ચંદ્રક મેળવતાં ગામ પણ ગૌરવ લઈ રહ્યું છે

એસ રાષ્ટ્રીય સ્વયં સેવકસંધના સરસંધ ચાલક મોહન ભાગવતના નામે બંધારણ અંગેની જાહેર કરાયેલી પુસ્તિકા બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે

સંધ દ્વારા તેની સામે વાંધો ઉઠાવીને પોલીસ ફરીયાદ પણ કરવામાં આવી છે પ્રકાશન સંસ્થાની વિગતો સિવાયની આ પુસ્તિકા સામાજિક વિભાજનના ઉદેશ્યથી કરાઈ હોવાનું જણાવ્યું છે હવા માન રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી અનુભવાઈ રહેલી ઠંડી આજે વધુ તીવ્ર બની છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ હજીયે ઠંડી યાલુ રહેશે

મહેસાણાનો અંબાસણ ગામ પાસે બી એસ

એફ ના કવોટમાં અહીં કેન્દ્રીય વિદ્યાલય મંજૂર કરી હતી પરંતુ બાંધકામ માટેની વ્યવસ્થા ના હોઈ રાજ્યસભાના સાંસદ જુગલ લોખંડવાલાની સંસદસભ્યની ગ્રાન્ટમાંથી તેમજ સી

સહિત વિવિધ સંસ્થાના સહકારથી જરૂરી શાળા બનશે રાજ્યસભાના સાંસદ દ્વારા શિલાન્યાસ વિધી પણ કરવામાં આવી છે